ગાંધીનગર ખાતે આજે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે તેમણે કહ્યું કે કોઇ પણ પ્રિમીયમ અથવા નોંધણી પ્રક્રિયાની જરૂર નથી

આથી રાજ્ય સરકારે વૈકલ્પિક સરળ પાક વીમા યોજના પસંદ કરવાનું નક્કી કર્યું છે આજે જાહેર કરેલી નવી યોજના હાલની પાક વીમા યોજનાના સ્થાને રહેશે તેમણે કહ્યું હતું કે હાલની યોજના માટે જેણે અગાઉથી પ્રીમીયમ યુકવ્યું છે તેમને તે પરત મળશે આ યોજનામાં આદિવાસી ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમને અગાઉ બાકાત રાખવામાં આવ્યા હતા ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ને લીધે ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પધ્ધતિ જેમાં નુકસાન થયેલ કોઈ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે કુદરતી આપત્તીથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા આ યોજના અમલમાં મુકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

વડી અદાલતે આ દંડની રકમ પાંચસો રૂપિયાથી વધારીને એક ફજાર કરવા જણાવ્યુ હતું

આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો છે કલ્પના શાહ્ ગંદકી મુક્ત ભારત અભિયાન સાંસદબાઈટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર તથા ગંદકી મુક્ત ભારત અભિયાનનું તાજતેરમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના મત વિસ્તારના લોકોને આ અભિયાનમાં જોડાવા માટે આહ્રાન કર્યું હતું અને ગામથી લઈ દરેક શહેર સ્વચ્છ બને તે માટે આ અભિયાનમાં સહભાગી બનવા જણાવ્યું હતું

રાજથમાં ફાલની કોરોના મહામારીની સ્થિતિને લક્ષમાં લેતાં આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી શોભાયાત્રા મેળાઓ પગપાળા યાત્રાઓ પદથાત્રિકા માટેના સેવા કેમ્પો તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રાસરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃતિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની અને સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંકમણ વધવાની શકયતા રહેલી છે જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે ઉપરોકત તમામ પ્રવૃતિઓ પર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી કે